પ્રાદેશિક સમાયાર જયેશ પટેલ વાંચે છે

ક્ષમતા ધરાવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમૂહર્ત કરવામાં આવશે

જગ્યામાં નિર્માણ પામેલા સમરસ છાત્રાલયોમાં અનુસુચિત જાતિ અનુસુચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને રહેવા અને જમવા સહિતની સુવિધાઓ મળશે મુખ્યમંત્રી વેબ પોર્ટલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની સંપૂર્ણ માહિતી વિગતો સરળતાથી મળી રહે તે માટે વેબ પોર્ટલ ખુલ્લું મુકયું

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે ગઈકાલે મળેલી મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલો આ નિર્ણય રાજ્યમાં કાર્યરત બધાજ શિક્ષણ બોર્ડને લાગુ પડશે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે બધી જ સરકારી શાળાઓ ગ્રાન્ટ મેળવતી સંસ્થાઓ તથા સામાજીક ન્યાય અધિકારતી મંત્રાલય હેઠળની બધી જ સંસ્થાઓને આ આદેશ લાગૂ પડશે કોવિડના પ્રસારને રોકવા કેન્દ્ર સરકારે જારી કરેલી માર્ગદર્શિકાનું બધી જ શૈક્ષણિક સંસ્થાઓએ પાલન કરવું પડશે શ્રી યૂડાસમાએ જણાવ્યું કે શાળાઓમાં હાજરી આપવી ફરજીયાત નથી શાળામાં આવનાર દરેક વિદ્યાર્થીએ પોતાના વાલીની સમંતી દર્શાવતો પત્ર જમા કરવો પડશે એવી જ રીતે હાલમાં ચાલતી ઓનલાઈન શૈક્ષણિક કામગીરી યથાવત રહેશે

તેમણે કહ્યું કે પ્રથમ નજરે આ મૃત્યુ ઝેરના કારણે થયા હોય તેવું જણાય છે પણ પ્રયોગશાળાઓના અહેવાલ મબ્યા બાદ સાચુ કારણ જાણી શકાશે પશુપાલન વિભાગે ખારો ડેમ વિસ્તારના નજીકના વિસ્તારમાં આવેલા મરઘા કેન્દ્રોની તપાસ હાથ ધરી છે દરમ્યાન પશુપાલન અને પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળીઆએ ગઈકાલે જણાવ્યું હતું કે રાજયમાં હાલ બર્ડ ફલૂનો એકપણ કેસ નથી રાજય સરકારે તકેદારીના પૂરતાં પગલાં લીધાં છે રોબોફેસ્ટ ગુજરાત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી એટ્લે કે ગુજકોસ્ટ દ્વારા રાજ્યના ટેક્નો સ્કિલ્ડ યુવાઓને પ્રોત્સાહિત કરવા માટે માટે રોબોફેસ્ટ ગુજરાત સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી છે જેમાં સાત પ્રકારના રોબોટ વિકસાવવા માટે સાયન્સ ટેક્નોલોજી એન્જીનિયરીંગ અને મેથેમેટિક્સનાં વિદ્યાર્થીઓને આમંત્રણ આપશે

લોકલ ફોર વૉકલના અભિયાનને વિશેષ પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ ધરાવતી આ સ્પર્ધા માં કૌવત દાખવવા માંગતા વિદ્યાર્થીઓ તા

અરજી સાથે તમામ આધાર પુરાવાના સ્કેનીંગ કરેલા બિડાણો મોકલવા ફરજીયાત છે